એમાં ખાસ કરીને સ્થળાંતર કામદારો માટે પણ જોગવાઈ હશે સ્થળાંતર કામદારોની પોર્ટલ દ્વારા એકત્રિત થયેલ માહિતી દ્વારા આરોગ્ય આવાસ વીમા અને એનાજની યોજનાઓ બનાવવામાં મદદ મળશે

જયારે આગામી બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે

કોલેજોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથૈની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે એવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ માસ્ક તથા સેનીટાઈઝરેનો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે અંતિમ તથા પ્રથમ વર્ષના વર્ગોમાં શિક્ષણ શરૂ થયા પછીની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ કોલેજમાં બીજા વર્ષનું શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે